આ માટે ઉદ્યોગ ક્ષેત્રને બેઠું કરવાના ધણા ઉપાયો સૂચવાયા છે આર્થિક સર્વેક્ષણમાં માળખાંકીય ક્ષેત્રનાં વિવિધ વલણની સમીક્ષા કરવામાં આવી છે આ ઉપરાંત તે માટેના મૂડીરોકાણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

આર્થિક સર્વેક્ષણમાં વિવિધ કલ્યાણ યોજનાઓ અને કાનૂની પગલાંનો ઉલ્લેખ કર્યો છે અને તે દ્વારા અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન પર ભાર આપ્યો છે વૃધ્યિદરને ટેકારૂપ કાર્યક્રમ બેન્કિંગ ક્ષેત્રની જરૂર પણ આવશ્યક ગણી છે

આવતીકાલે પણ એક અન્ય વિમાન દિલ્હી થી રવાના થયું છે દિલ્હીની રામમનોહર લોહીયા હોસ્પીટલના પાંચ ડોકટરો તથા અર્ધતબીબી કર્મયારીઓ સાથેનું એર ઈન્ડીયાનું વિમાન મોકલાયું છે તેમાં દવાઓ માસ્ક ઓવરકોટ ફ્રડ પેકેટ પણ રખાયાં છે તેમાં એન્જીનીયરો અને ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટરો અશ્વની લોહાની એ કહ્યુંકે પ્રત્યેક બેઠક પર તમામ જરૂરીયાત ગોઠવી છે અને કોઈ સેવા અપાશે

આ ઉપરાંત મુસાફરો અને વિમાન કર્મચારીઓ વચ્ચે પણ કોઈ જ સંસર્ગ નહીં થાય

અધિક સેશન્સ ન્યાયધીશ ધર્મેન્દ્ર રાણાએ અપરાધીઓની અપાનારી ફાંસી પર રોક લગાવી છે આ અગાઉ આજે સર્વોચ્ય અદાલતે એક અપરાધી પવન ગુપ્તાની બાળ ગુનેગાર ગણવાની અરજી ફગાવી દીધી હતી

જોકે ફાંસીની સજામાં મુદત પડી રહી

અને તેમાં ભ્રષ્ટાયારમુક્ત સુશાસન અને સ્વચ્છ હવા પાણી પૂરું પાડવાનું વયન આપ્યું છે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી શ્રી નીતીન ગડકરીએ આજે નવી દિલ્હીમાં સંકલ્પપત્ર જાહેર કર્યો

આ ઉપરાંત વિદ્યાર્થીઓને સો ટકા રોજગારી મળી રહે તે માટે કૌશલ્ય વિકાસ યુનિવર્સિટી શરૂ કરવાની બાબતનો સમાવેશ થયો છે

દરમિયાન દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ વચનો પૂરાં નહીં કર્યોનો આમઆદમી પાર્ટીની દિલ્ઠી સરકાર પર આરોપ મૂક્વો છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને દિલ્ફીના યૂંટણી પ્રભારી પ્રકાશ જાવડેકર અને ડોકટર હર્ષવર્ધન હાજર રહ્યા હતા

અને સંલઝન સેવાઓના વિકાસ માટે જરૂરી ગણાવ્યું છે સંલગ્ન આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે આ ખરડો વ્યાપક નિયમન તંત્ર વિકસાવશે શ્રી રામ ગોપાલ યાદવના નેતૃત્વ હેઠળની આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે

પોલીસ નીયામક દીલબાગ સિંહે જણાવ્યુંકે તેમની પાસેથી છ હથીયાર સ્નીપર રાયફલ અને મોટી સંખ્યામાં દારૂગોળો અને વિસ્ફોટક મળી આવ્યો છે શ્રી સિંહે કહ્યું કે અથડામણમાં ત્રાસવાદીઓના ગોળીબારથી એક પોલીસને ઈજા થઈ છે આ સંદર્ભમાં ટ્રક ડ્રાઈવર અને કંડકટરની ધરપકડ કરી છે